પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

આજે એક દિવસમાં એક લાખથી વધુ વ્યક્તિઓને કોવીડની રસી આપવાનું આયોજન કરાયું છે

રાજ્યમાં અત્યારસુધીમાં એકપણ વ્યક્તિને રસીની ગંભીર આડઅસર જોવા મળી નથી

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે ગઇકાલે રાજ્ય સરકારના નિર્ણયોની જાહેરાત કરી

ના નિયમોનો ભંગ કરનારાને સજા થશે ગૃહ વિભાગ દ્વારા આ અંગે વિગત વાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ આજે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે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

ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડીશા ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશના ખેડૂતોના સંગઠનોના પ્રતિનીધીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો ખેડૂતોના પ્રતિનીધીઓએ કેન્દ્ર સરકારના ત્રણ ક્રષિ ધારાઓ અંગે પોતાના અભિપ્રાય અને સૂચનો આપ્યા હતા ઉલ્લેખનીય છે કે ગત બારમી જાન્યુઆરીએ સર્વોચ્ય અદાલતે ખેડૂતો તથા લાગતવળગતાઓ સાથે ચર્ચા કરીને કૃષિધારાઓ અંગેનો અહેવાલ અદાલતમાં રજુ કરવા સમિતીની રચના કરી હતી

સર્વોચ્ય અદાલતે ક્રષિ ધારાઓના અમલીકરણ ઉપર મનાઇહ્કમ ફરમાવ્યો છે સર્વદળીય બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે આશ્વાસન આપ્યું છે કે સરકાર કૃષિ કાયદા વિશે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર છે

સંસદના બજેટ સત્ર પરની સર્વદળીય બેઠકને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું કે કૃષિમંત્રી વાતયીતને આગળ વધારવા માટે માત્ર એક ફોન પર ઉપલબ્ધ છે

મુશ્તાક અલી મુશ્તાક અલી ક્રિકેટ સ્પર્ધાની આજે અમદાવાદમાં રમાનારી ફાઈનલમાં વડોદરા અને તમિળનાડુ વચ્ચે મુકાબલો થશે

રાજ્યપાલ કચ્છ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ કચ્છ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસ દરમ્યાન ભારતીય સેનાની વિવિધ પાંખો એરફોર્સ કોસ્ટગાર્ડ બી

તેમજ ડિફેન્સના જવાનોને મળી સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો રાજ્યપાલે સૈનિકો સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે આપ લોકો એક ભારત શ્રેષ્ઠ ભારત દેશ ની બેજોડ મિસાલ છો આપ સૌ જવાનો બહાદુરી શૌર્ય વીરતા અને બલિદાન થકી દેશના જનજનના હૃદયમાં બિરાજમાન છો અને દેશવાસીઓને તમારા પર ગર્વ છે રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ ભુજ મિલિટરી સ્ટેશન સ્થિત શ્રદ્ધાંજલિ પાર્કની મુલાકાત લઈ વીર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમણે સૈનિક સ્કૂલના છાત્રો સાથે ગોષ્ઠિ કરી બાળકોને ભણીગણી દેશની સેવાર્થે આગળ આવવા શીખ આપી હતી